સરકારે આવનારા સો દિવસ સુધી ફેસમાસ્ક અને હેન્ડ સેનીટાઇઝર્સને જીવન જરૂરીયાતની વસ્તુઓ જાહેર કરી છે તેનો હેતુ આ વસ્તુઓનો પુરવઠો વધારવાનો અને તેની જમાખોરી રોકવાનો છે જેથી કોરોના વાયરસ રોગના ફેલાવાને અટકાવવામાં મદદ મળે

જેનાથી રાજ્યોને તેના ઉત્પાદન વિતરણ અને ભાવો પર નિયંત્રણ અને તેની જમાખોરી અને કાળા બજારને રોકવામા મદદ મળશે

અને બે વ્યક્તિના મોત થયાના અહેવાલ છે

ઇટલીમાં ફસાયેલ ભારતીયોને લાવવા એક વિમાન આજે ઇટલી જવા રવાના થશે

આરોગ્ય કમિશનર જે

શિવહરેએ કહ્યું છે કે રાજ્યમાં કોઈએ ગભરાવાની જરૂર નથી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે પણ જણાવ્યું છે કે કોરોના સામે લડવા તંત્ર સજ્જ છે

ભાજપના ત્રણ ઉમેદવારો શ્રી અભય ભારદ્વાજ શ્રીમતિ રમીલાબહેન બારા અને શ્રી નરહરિ અમીને મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી જયારે કોંગ્રેસના બે ઉમેદવાર શ્રી શક્તિસિંહ ગોહિલ તથા શ્રી ભરતસિંહ સોલંકીએ પણ ગઇકાલે જ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી ત્રીજા ઉમેદવાર તરીકે શ્રી અમીનની ઉમેદવારીથી ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની યૂંટણી અત્યંત રસાકસી ભરી બની રહેશે તેમ જણાય છે ગઇકાલે ભાજપના ત્રણ સત્તાવાર ઉમેદવારો ઉપરાંત પક્ષ તરફથી ત્રણ ડમી ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યાં હતા

તેમણે ઉમેર્યું કે ક્લાઈમેટ ચેન્જ અંગે જનજાગૃતિ આવે તે આશયથી રાજ્યનો સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આઈઆઈટી ગાંધીનગર અને આઇઆઇએમ અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે

ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા આ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

સી પી

રાજદીપસિંહ ઝાલાને એનાયત કરવામાં આવ્યા હતા આ હેકાથોનમાં દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ બેસ્ટ કેસ સ્ટડી ઇનોવેશન ઇન સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન્સ અને તે અંગેના નવિન વિચારોની પોતાની એન્ટ્રી રજૂ કરી હતી ગુજરાત પોલીસે સાયબર આશ્વસ્ત પ્રોજેકટ અંતર્ગત ઇન્સીડન્ટ રિસ્પોન્સ યુનિટ તેમજ ઇન્કમટેક્ષ કેઇસ ડિટેકશન એમ બે એન્ટ્રી સાથે આ હેકાથીનમાં ભાગ લીધો હતો

બન્ને ટિમો વચ્ચે ચાર દિવસની સંઘર્ષ પૂર્ણ રમત બાદ ગઇકાલે મેચ ડ્રોમાં પરિણમી હતી જોકે પ્રથમ દાવની સરસાઈને આધારે સૌરાષ્ટ્રને રણજી ટ્રોફી વિજેતા જાહેર કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર તરફથી પ્રથમ દાવમાં શાનદાર શતક ફટકારનાર અર્પિત વસાવડાને મેન ઓફ થઈ મેચ જાહેર કરાયા હતા

ગુજકેટની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવશે જેની સૂચના બહાર પાડવામાં આવશે

ભારતીય વસ્તી ગણતરી નાગરિકો સંબંધિત વિવિધ પ્રકારની આંકડાકીય માહિતીનો એકમાત્ર સૌથી મોટો સ્રોત છે

હવામાન ખાતાની યાદી મુજબ બે દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સીયસનો વધારો થવાની સંભાવના છે જ્યારે આગામી ત્રણ ચાર દિવસમાં લધુત્તમ તાપમાનમાં પણ ધીરે ધીરે વધારો થશે